તેમ બિન નિવાસી ગૂજરાતી પ્રભાગ મંત્રી શ્રી પ્રદિપસિંહ જાડેજાએ જણાવ્યું છે

આ કાર્યક્રમ હેઠળ છ રાત્રિ અને સાત દિવસ રોકાણ રહેશે

આ ઉપરાંતનો ખર્ચ જે તે વ્યક્તિને આપવાનો રહેશે

આરતીબેન ભદ્દ ગુજરાતી સમાજ ભવનો રાજ્ય સરકારના બિન નિવાસી ગુજરાતી પ્રભાગ દ્વારા અન્ય રાજ્યોમાં ગુજરાતી સમાજના ભવનો ખરીદવા વિસ્તરણ તેમજ બાંધકામના હેતુ માટે અપાતી સહાય માં વધારો કરાયો છે

તેઓની સગવડતા માટે રાજય સરકારના પ્રોટોકોલ વિભાગ અને ફજ કમિટિ દ્રારા પુરતી સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવી રફી છે

સ્વચ્છતા અંગે જાગૃતિ ફેલાવવા તેમજ દરેક વિધાર્થી તેમજ તેમના વાલી પણ સ્વચ્છતા અંગેના વિવિધ કાર્યક્રમોની ઉજવણીમાં ભાગ લેવા પરિપત્રમાં જણાવ્યુ છે સ્વચ્છતા પખવાડીયાની ઉજવણી અંતર્ગત સ્વચ્છતા સપથ દિવ સ્વચ્છતા જાગૃતિ દિવસ જન સંપર્ક ગ્રીન સ્કુલ ડ્રાઈવસ્વચ્છતા સફભાગી દિવસ ફેન્ડ વોશ ડે વ્યક્તિગત સ્વચ્છતા દિવસ પત્ર લેખન દિવસ વગેરે કાર્યક્રમોની ઉજવણી દરેક શાળા કક્ષાએ કરવામાં આવશે એમ યાદીમાં જણાવાયુ છે

તે અન્વયે આવતીકાલથી સમગ્ર કચ્છ જિલ્લામાં રાષ્ટ્રીય પોષણ અભિયાનનો પ્રારંભ કરવામા આવશે એમ જીલ્લા વિકાસ અધિકારી પ્રભવ જોષીએ પત્રકાર પરિષમાં માફિતી આપી જણાવ્યુ હતું જેમાં કચ્છમાં વધતા જતા કુપોષણને નાથવા માટેના સામુહિક પ્રયાસો હાથ ધરાશે એમ જણાવ્યુ હતું ગ્રામ્ય અને શહેરી વિસ્તારોમાં વિવિધ ખાતાના અધિકારીઓ દ્રારા બેઠકો યોજીને જનજાગૃતિ ફેલાવવમાં આવશે જેમા આંગણવાડી કાર્યકરોઆશાવર્કરો ઘેર ઘેર જઈ સર્વે કરી કુપોષિત બાળકો અને મહિલાઓને વજન ઓછુ ફોઈ કુપોષિત જણાય તો પોષણકીટ એનાયત કરાશે

છેલ્લા એક દાયકાથી ભાડાના મકાનમાં બેસતી ટપાલ કચેરી નવા મકાનમાં સ્થળાંતર પ્રસંગે કચ્છના મુખ્ય ટપાલ અધિક્ષક સિરાજ મનસુરીયે નવા મકાનમાં ટપાલ કચેરી ખુલ્લી મુકી ફતી

ટેકનીકલ ખામીઓ અને જટીલ પ્રક્રિયાના કારણે લોકોને જીએસટી ભરવામાં સમસ્યા પડી રફી ફોવાનો સુર ઉઠવા પામ્યો ફતો કચ્છમાં ફજી સુધી જેટલા રજીસ્ટર્ડ છે તેમાંથી માત્ર રપ ટકા જીએસટી ફોર્મ ભરી શક્યા છે